તેમણે કહ્યું છે કે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું આ પર્વ કોરોના મહામારીનું વિઘ્ન ફરી લઈ ગુજરાતને સુખી સમૃધ્ધ અને શકિતશાળી બનાવશે એવી પ્રાર્થના હાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૈન અને જૈનેતર નાગરિક ભાઇ બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે મિચ્છામી દુકકડમ પાઠવ્યા છે તેમણે કહ્યું કે ક્ષમા કરૂણા અને જીવદયાના ભગવાન મહાવીરના સિધ્ધાંતોને આત્મસાત કરનારૂં પર્થૂષણ પર્વ સામાજીક સમરસતા અને માનવતાની શકિતઓને વધુ પ્રગાઢ બનાવશે

આજે સવારથી જીલ્લાભરમાં વાતાવરણમાં ફરીથી પરિવર્તન દેખાયું હતું અને મેઘરાજા એ પોતાનું રડાર કચ્છ પર કેન્દ્રિત કરતા અંજાર અને ગાંધીધામમાં વરસાદ થયો હતો

કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે એક પછી એક વરસાદી સીસ્ટમ સક્રિય થઇ રહી હોઈ વરસાદ સતત ચાલુ છે ત્યારે ચાલુ વર્ષે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ કચ્છ જીલ્લામાં વરસી ચુક્વો છે

જે નાના ઊદ્યોગકારો તેમજ સ્ટાર્ટઅપ ને રૂ

ઉપરાંત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અન્વચે રૂ

શેરી ફેરિયા પાસે નિકળતી સ્ટેમ્પ ડ્યૂટિ ની કુલ રૂ

નેહલ ઠક્કર ભ ચાઉ અકસ્માત ભયાઉ પાસે ગત રાત્રે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોવાની ઘટનાએ અરેરાટી ફેલાવી છે આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના પીએમ આંગણિયાના તેમજ થરપારકર લોહાણા ચોવીસી મહાજનના પ્રમુખ અને ગાંધીધામ લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ અમૃતલાલ કુંવરજીભાઇ હાલાણી તેમના ભાઈ ભુદરજી કુંવરજીભાઇ હાલાણી અને તેમના પત્ની પાર્વતીબેન ભુદરજી ફાલાણીને પોતાની કાર લઇ ડીસા ખાતેથી ગાંધીધામ પરત ફરતી વેળાએ ભયાઉ પાસે અકસ્માત નડ્યો હતો જેમાં કારમાં સવાર ત્રણે જણાને ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટના સ્થળે ત્રણેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા

જેમાં ગાંધીધામનો સાતમો ક્રમાંક આવ્યો છે જે જીલ્લામાં પ્રથમ કહી શકાય તેમ છે

હાલે કોરોનાની પરિસ્થિતિમાં દરેકે ફરજીયાત માસ્ક પંહેરવાનું રહેશે સોશિયલ ડીસટન્સ અંગેની સૂયનાઓનું પાલન કરવાનું રહેશે વિદ્યાથીઓએ પારદર્શક પાણીની બોટલ પોતાની સાથે લાવી શકશે

દરેક બિલ્ડીગ પર સેનેટાઇઝરની વ્યવસ્થા રાખવામાં આવેલ છે વિદાર્થીઓના શરીરના તાપમાનને થર્મવ ગન દ્વારા યકાસીને પ્રવેશ આપવામાં આવશે પરીક્ષા સબંધિત માહિતી મ્રંઝવણ માટે જિલ્લા કક્ષાનો કંટોવરૂમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભુજ ખાતે તા

જેના ફોન નં

જેનો વિદ્યાર્થીઓ વાલીઓ પોતાના પરીક્ષા સંબધિત કોઈપણ પ્રશ્ન માટે સંપર્ક કરી શકે છે